રાજ્યના સાત તાલુકાઓમાં સાડા તેર ઇંયથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે સૌથી વધુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સાડા તેર ઈંચ અને મહેસાણાના કડી તાલુકામાં તેર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

સૌથી વધુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સાડા તેર ઈંચ અને મહેસાણાના કડી તાલુકામાં તેર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તે ઉપરાંત ટંકારા ઉમરપાડા મોરબી બેચરાજી અને સરસ્વતી તાલુકામાં આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એમાટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે

બંધના ઉપરવાસમાં આવેલ મફી બજાજ ડેમમાંથી પાણી આવી રહ્યું છે

અને યાર પાવર હાઉસ કાર્યરત થયાં છે

તેના કારણે રાજ્ય ના ચાર જીલ્લાનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

ભારે વરસાદના પગલે કચ્છ જિલ્લાના ધોરડોના સફેલદ રણમાં પાણી ભરાયા હતા દેશ વિદેશમા ખ્યાતી પામેલા ધોરડોના રણમાં પાણી ભરાતા અફીં દરિયા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા વોય ટાવર તેમજ આસપાસના વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાવાના પગલે સફેદ રણમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું કચ્છમાં પડેલા વરસાદના પગલે જિલ્લાના મોટાભાગના તળાવો અને ડેમો ઓવરફ્લો થયા હતા રાપર અંજાર મુંદ્રા માંડવી ભયાઉ શહેરના તળાવો છલકાતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો ભુજનું હૃદયસમાન હમીરસર તળાવ વરસાદના પગલે આખું ભરાઈ ગયું છે હમીરસર તળાવ ઓવરફલો થવામાં માત્ર યાર ફ્રટ બાકી હોવાના અહેવાલો સાપડી રહ્યા છે હમીરસર ભરાઈ જતા વહેલી સવારથી જ ભુજવાસીઓ તેને જોવા ઉમટી પડ્યા હતા ખેંગારબાગથી ઓલ્ફેડ હાઇસ્કૂલ સુધી લોકોની કતાર લાગી હતી